પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

ઉચ્યતર પગાર ધોરણ તરીકે ચાર હજાર બસોનો ગ્રેડ પે મળતો રહેશે

તેમણે કહ્યું હતું કે સંસદ ભવનનું આ નવું બિલ્ડીંગ આત્મનિર્ભર ભારતના લોકશાહીનું એક એવું મંદિર હશે જે રાષ્ટ્રની વિવિધતાને પ્રતિબિંબિત કરશે

નીતિન ગડકરી કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ કહ્યું છે કે ગુજરાતમાં કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્રારા હાથ ધરાયેલા મહત્વના પ્રોજેકટો અને નેશનલ હાઈવેનાં કામો સત્વરે પૂરા કરાશે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી કરેલી સમીક્ષા બેઠકમાં દિલ્ફી મુંબઈ કોરીડોર વડોદરા મુંબઈ એકસ્પ્રેસ હાઈવે શામળાજી દિલ્ફી એક્સ્પ્રેસદ્રારકા ખાતેનો સિઝ્નેયર બ્રિજ ચિલોડાથી સરખેજ એકસ્પ્રેસ વે ખાવડા ધરમશાળા પોરબંદર દ્વારકા સહિતનાં વિવિધ ગુજરાતનાં પ્રોજેકટો અને હાઈવેને લગતાં કામો ઝડપથી પૂર્ણ કરવા સુચનાઓ આપી હતી

આ સમીક્ષા બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલ કામગીરીની માહીતી આપી હતી

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપી

આજે સાંજે સાત વાગે ઓનલાઈન યોજાનાર આ કાર્યક્રમમાં બ્લેકહોલ અને ગેલેક્સી જીનેટીંગ એડીટીંગ ટૂલ સહિત વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાન અપાશે આ કાર્યક્રમ ગુજકોસ્ટની યુ ટ્યૂબ ચેનલ તથા ફેસબુક ઉપર નિહાળી શકાશે રાજ્મમાં વિદ્યાર્થીઓ શિક્ષકો તથા વિજ્ઞાનમાં રસ ધરાવનાર લોકો નોબેલ પુરસ્કાર વિજેતા દ્વારા થયેલી શોધ અંગે માહિતી મેળવે તથા શોધ કરવા પ્રેરાય તે હેતુથી ગુજરાત વિજ્ઞાન અને ટેક્નોલોજી પરિષદ દ્વારા દરવર્ષે આ પ્રકારના પરિસંવાદનું આયોજન કરાય છે

બારમી ડિસેમ્બર થી અઢારમી ડિસેમ્બર દરમિયાન જિલ્લાકક્ષાની સ્પર્ધા યોજાશે અને રાજ્યકક્ષાની સ્પર્ધા છવ્વીસમી ડિસેમ્બરે યોજાશે

જેમાં સુગમ સંગીત લગ્નગીત શાસ્ત્રીય કંઠ્ય સંગીત ભારતીય લોકગીત કે ભજનની વિડીયો ક્લિપ તૈયાર કરવાની રહેશે

ડી પર અથવા રૂબરૂ પેન ડ્રાઈવ કે સી ડી માં મોકલવાનું રહેશે આ ચિત્ર સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ દ્વિતિય અને તૃતિય ક્રમ મેળવનાર સ્પર્ધકોને મેડલ તથા પુરસ્કાર એનાયત કરવામાં આવશે

હવામાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનાં વિસ્તારો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં માવઠ થવાની શક્યતા છે માવઠાને પગલે ઠંડીમાં પણ વધારો થઇ શકે છિ આ અંગે જૂનાગઢ હવામાન વિભાગનાં મદદનીશ પ્રાધ્યપક શ્રી એમ

દરમ્યાન રાજ્યમાં ઘણાં સ્થળે લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી છ ડિગ્રી વધુ નોંધાયું હતું